સૌરઉર્જા આધારીત ટેકનોલોજી અંગેની પ્રથમ વિશ્વ પરિષદ વિડીયો કોન્ફરન્સિંગ

દક્ષિણ રેલવેએ સ્પષ્ટતા કરી છે કે રેલવેમાં એપ્રેન્ટીસશીપ સફળતાપૂર્વક પૂરી કરનારને નિમણૂંકની કોઈ ખાતરી અપાતી નથી

સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધન કરશે આ બેઠકમાં વાજબી ભાવે સૂર્ય ઊર્જા મેળવવા સહિતના બધા જ પાસાઓ અંગે વૈજ્ઞાનિકો તથા સીઈઓ ચર્ચા વિચારણા કરશે નોબેલ પુરસ્કાર વિજેતા એમ સ્ટાનલી વ્હીટીંગહેમ બેઠકનું મુખ્ય પ્રાસંગિક પ્રવચન કરશે

ઓડિશા પ્રધાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે નેશનલ ઇન્ફાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાથી દેશમાં માળખાગત સુવિધા ક્ષેત્રે ક્રાંતિ આવવાની સાથે સાથે આ યોજના સમગ્ર દેશના અર્થતંત્રને કોવિડના લીધે ઊભી થયેલી અસરથી મુક્ત બનાવશે

આ ધોરીમાર્ગ અનાજ અને અન્ય ઉત્પાદનોનું ઝડપી હેરફેરની સાથે સાથે પુર જેવી કુદરતી આપત્તિઓ વખતે પુરવઠો જાળવી રાખવાની મહત્વની ભૂમિકા પણ ભજવશે અમિત શાહ્ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીની એઇમ્સ ખાતે કોવિડ પછીની આરોગ્ય સંભાળ હેતુથી દાખલ કરવામાં આવ્યા છે એઇમ્સની યાદીમાં જણાવ્યું છે કે શ્રી શાહની તબિયત સારી છે અને તેઓ હોસ્પિટલમાંથી તેમનું કાર્ય કરશે તેઓ શરીરમાં દુખાવો તથા થાક લાગવાની ફરિયાદ છેલ્લાં બે ત્રણ દિવસથી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે તેમનો કોવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે સંબંધિત આર્થિક વિસ્તારોમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં માળખાકીય તથા આર્થિક વિકાસ વધારવામાં તથા યુવાનોને નવી તકો આપવા માટે આ રાષ્ટ્રીય યોજના ઉપયોગી નીવડશે

ગુજરાતની વડી અદાલતમાં વૈભવી દેવાંગ નાણાંવટી નીરજાકુમાર સુશિલકુમાર દેસાઈ તથા નિખીલ શ્રીધરન કારીયેલની ન્યાયાધીશ તરીકે નિમણૂંકની દરખાસ્તને બહાલી અપાઈ છે

જોકે રેલવેમાં એપ્રેન્ટીસશીપ સફળતાપૂર્વક પૂરી કરનારને નિમણૂંકની કોઈ ખાતરી અપાતી નથી ઘણી રેલવે સંસ્થાઓ અને વર્કશોપમાં એપ્રેન્ટીસશીપ સફળતાપૂર્વક પૂરી કરનારાઓ દ્વારા રોજગારની માંગણી થઈ રહી છે એ સંદર્ભમાં દક્ષિણ રેલવે એ આ સ્પષ્ટતા કરી છે

ઈ પરીક્ષા મોફૂફ રાખવા માંગતી અરજીને ફગાવી દીધી છે ગઈકાલે અદાલતે અરજીને ફગાવી દેતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની કારકિર્દીને લાંબા સમય સુધી જોખમમાં મુકી શકાય નહીં

જસ્ટિસ અરૂણ મિશ્રા બી

ગવઇ અને કૃષ્ણ મુરારીની બેન્ચે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પરીક્ષા મુલતવી રાખવાની અરજી પર નિરીક્ષણ કર્યું હતું કે કોવિડના કારણે જીવન રોકી શકાતું નથી અને આપણે તમામ સલામતી સાથે આગળ વધવું પડશે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાત સહિત બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વનમંત્રીઓની વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

આ પ્રતિબંધ મુજબ કોમ્પ્યુટર ચીપ અને અન્ય ટેકનિક મેળવવા પર પ્રતિબંધ લગાવ્યા છે

અમેરિકાએ ચીની કંપનીઓ વેપારની આડમાં જાસુસી કરતી હોવાના આરોપ હેઠળ આ પ્રતિબંધ લગાવ્યા છે

ફિલીપાઇન્સની સિસ્મોલોજી સંસ્થાએ જણાવ્યું છે કે આ ભૂકંપથી ત્સુનામીનો કોઈ ખતરો નથી હવામાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ સામાન્ય દીશાથી દક્ષિણ તરફ કેન્રિનાત છે

પુર્વીય રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આજે અતિભારે વરસાદની આગાહી છે